અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છેકે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે

મોહમ્મદ પયગંબરનો જન્મદિન મિલાદ ઉન નબી આજે દેશનાં વિવિધ સ્થળોએ ફર્ષોલ્લાસનાં વાતાવરણમાં મનાવવામાં આવી રહ્યો છે

આજે સવારે અમદાવાદ હવાઈમથક પર પ્રધાનમંત્રીનું રાજ્યપાલ દેવવ્રત આચાર્ય મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેઓ ગાંધીનગર ગયા હતા જ્યાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી

પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ અવસાન પામેલા સંગીતકાર કલાકાર બેલડી અને ભાજપ નેતા મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને પણ શ્રદ્ધાંજલિ આપી હતી

તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળ અને ગુજરાત પોલિસ દ્વારા આયોજિત એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રીવરફન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે પોતાની બે દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી અનેક વિકાસ પરિયોજનાઓનો પણ શુભારંભ કરાવશે જેમાં સરદાર પટેલ જિયોલૉજીકલ પાર્ક એકતા મૉલ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને શ્રેષ્ઠ ભારત જીવન વચ્યે બોટ સેવાનો શુભારંભ પણ કરાવશે તેઓ બાળ પોષણ ઉદ્યાન અને યુનિટી ગ્લો ગાર્ડનનું પણ ઉદઘાટન કરશે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો થશે

શ્રી જાવડેકરે કહ્યું કે અનાજનું સો ટકા પેકેજિંગ શણનાં થેલામાં જ કરવું જોઈએ શણનાં પેકેજિંગમાં ભારત આત્મનિર્ભર બનશે છેલ્લા કેટલાંક વર્ષોમાં શણનાં ઉત્પાદનમાં સાડું પરિણામ મળતું ન હતું પરંતુ હવે આ નિર્ણય બાદ એ નક્કી છેકે શણનાં કાપડની માંગ વધશે હવે હંમેશા ખાધ સામગ્રી અનાજનું પેકેજિંગ શણનાં થેલામાં થશે ખાંડનું પેકેજિંગ વીસ ટકા શણમાંથી થશે

પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છેકે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના શરૂઆતના તબ્બકાથી જ સયોટ ઉપાય કરવાથી સરકારને કોવિડથી બટવાની તૈયારી માટે મદદ મળી છે દેશમાં સંક્રમણથી સાજા થનારાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને એક્ટીવ કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડથી બચવા અને લોકોને જાગૃત કરવા સતત સુવિધા વધારવા ટેસ્ટ વધારવા પ્રયાસો યાલુ છે

આ ભારતની વિકાસગાથામાં વિશ્વના વિશ્વાસનો સ્પષ્ટ સંકેત છે

ગુજરાત સહિત પંજાબ હરિયાણા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં સરકાર વ્રારા ફજુ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામનાં પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઇચારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ ચિંધ્યો છે ઉપરરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ પોતાનાં સંદેશમાં કહ્યું છેકે મોફમ્મદ પયગંબરે માનવ સમુદાયને કરુણા અને વિશ્વ બંધુત્તવનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીનાં કારણે આરોગ્ય અને સ્વચ્છતાનાં બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ

આ દિવસે સમગ્ર વિશ્વમાં કરુણા અ ભાઈયારાની ભાવના વધે